ચૂંટણી પંચે આ શ્રેણીના નિર્માતાઓને આપેલા નિર્દેશમાં પ્રધાનમંત્રીના જીવન કાર્ય ઉપર આધારિત ફિલ્મ ઉપર પંચે અગાઉ મૂકેલા પ્રતિબંધનું ઉદાહરણ ટાંકીને મોદી અદના માણસનો પ્રવાસ નામની શ્રેણીનું પ્રસારણ રોકવાનો નિર્દેશ આપ્યો છે અને આ નિર્દેશનું પાલન થયાનો અહેવાલ ચૂંટણીપંચને મોકલવાનો પણ નિર્દેશ આપ્યો છે

વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ દેશભરમાં રેલીઓ અને રોડ શો યોજી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે જો તેમની સરકાર ફરી સત્તામાં આવશે તો ભારત બાંગ્લાદેશ સરહદે ઘૂસણખોરી અટકાવવા માટે કડક પગલા લેવામાં આવશે તેમણે કહ્યું કે સરહદે કાંટાળી વાડ તૈયાર કરવાના કામને અગ્રતા અપાશે શ્રી મોદીએ કહ્યું કે દેશના વિકાસના મોડેલમાં બધાને સલામતી અને સન્માન કેન્દ્રમાં રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે જો એનડીએ ફરીથી સત્તા ઉપર આવશે તો ભ્રષ્ટાચાર તેમજ જાતિ અને ધર્મ આધારિત રાજકારણનું દૂષણ દૂર થશે

ત્યારબાદ બિહારમાં જાહેરસભામાં બોલતાં શ્રી મોદીએ આક્ષેપ કર્યો હતો કે એનડીએ જો સત્તામાં પાછી ફરશે તો અનામત સાથે ચેડાં થશે તેવો વિપક્ષ દ્વારા કરાતો પ્રચાર તદ્દન અસત્ય છે

તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે યુવાઓ માટે રોજગારીની તકો ઊભી કરવા બાબતે દેશને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો હતો બિહારમાં જેડીયુ પક્ષના અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે દેશના ઝડપી વિકાસ માટે તેમના પક્ષના ઉમેદવારોને મત આપવાની અપીલ કરી હતી આરજેડીના નેતા તેજસ્વી પ્રસાદે યાદવે બિહારના માધેપુરા અને ખગરીયા ખાતે ચૂંટણીસભાઓ સંબોધી હતી હિન્દુસ્તાની અવામ મોરચાના વડા જીતનરામ માંઝી અને આર

ના વડા ઉપેન્દ્ર કુશવાહે મહાગઠબંધનને મત આપવા લોકોને અપીલ કરી હતી એલ

પી ના અધ્યક્ષ રામવિલાસ પાસવાને પણ એનડીએના ઉમેદવારોના સમર્થનમાં બિહારમાં બે ચૂંટણી સભાઓ સંબોધી હતી

કોંગ્રેસે પક્ષે આપ સાથે જોડાણની શક્યતા નકારી કાઢ્યા બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં કોંગ્રેસને ત્રણ બેઠકો ફાળવવાનો મતલબ છે આ બેઠકો ભાજપને ધરી દેવી

ખાસ ન્યાયાધીશ અરવિંદકુમારે આરોપી ગુપ્તાની ન્યાયિક અટકાયતની અવધિ આજે પૂરી થઈ ત્યાર પછી તેને વધુ રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો એન્ફોર્સમેન્ટ વિભાગે ગુપ્તાની જામીન અરજીનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે ફોજદારી કેસોનો સામનો કરી રહેલો આરોપી ગુપ્તા વિજય માલ્યા અને નીરવ મોદી સહિત ઉદ વેપારીઓની જેમ આ દેશ છોડીને ભાગી જાય તેવી સંભાવના છે એન્ફોર્સમેન્ટ વિભાગે આરોપી ગુપ્તા સામે કેસના સાક્ષીઓ ઉપર પ્રભાવ પાડવાનો અને કેસના પુરાવાઓનો નાશ કરવાનો પણ આરોપ કર્યો છે ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ વિભાગે મની લોન્ડરિંગ પ્રતિબંધક ધારા હેઠળ આરોપી ગુપ્તાની ધરપકડ કરી છે

આજે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં ભાજપના પ્રવક્તા જી વી

નરસિંહ રાવે જણાવ્યું હતું કે ભૂતકાળમાં શ્રી ગાંધીએ સોગંદનામા રજૂ કરતી વખતે અલગ અલગ માહિતી આપી હોવાથી સમગ્ર દેશ આ અંગેની વાસ્તવિક્તા જાણવા માંગે છે શ્રી રાવે આક્ષેપ કર્યો હતો કે શ્રી રાહુલ ગાંધીની શૈક્ષણિક પાત્રતા અંગે જુદી જુદી માહિતી આપવામાં આવી છે

આજે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં બોલતાં શ્રી સિધ્ધુએ એનડીએ સરકાર સામે બે પ્રભાવશાળી વેપાર ગૃહોને વેપાર ક્ષેત્રની ઘણી તકો આપવા બાબતે તરફેણ કરવાનો આક્ષેપ કર્યો હતો

ક્રષ્ણકુમાર આજે ભાજપમાં જોડાયા છે દિલ્હીમાં ભાજપના અગ્રણી શાહનવાઝ હુસૈન અને અનિલ બલુનીની હાજરીમાં શ્રી કૃષ્ણકુમારે ભાજપમાં પ્રવેશ કર્યો હતો

રેલવે સુરક્ષા કમિશ્નર એ

જૈન બનાવની તપાસ કરીને તેનો અહેવાલ આપશે

નવી દિલ્હી તરફ જઈ રહેલી પૂર્વા એક્સપ્રેસ કાનપુરના રૂમા રેલવે સ્ટેશન નજીક પહોંચી ત્યારે ગઈકાલે રાત્રે એક વાગે તેના બાર ડબા પાટા પરથી ખડી પડ્યા હતા